જામનગરના ઇન્સ્ટિટ્યુટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચને રાષ્ટ્રીય મહત્તાની સંસ્થા જાહેર કરવા અંગેનું વિધેયક સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે

પ્લાન મુજબ ઉત્તર પૂર્વીય પ્રદેશના બધા જ આઠ રાજયોમાં ગેસપાઇપલાઇન ગ્રીડને વિકસાવાશે

તપાસ સંસ્થાએ અદાલતને જણાવ્યું કે બે માનવ કંકાલની ફોરેન્સિક તપાસમાં આ બાબતને સમર્થન આપ્યું નથી આ કંકાલ મહિલા અને પૂરૂષનું હોવાનું જણાવ્યું છે મુખ્ય ન્યાયમૂર્તિ એસ

બોબડેની આગેવાની હેઠળની ખંડપીઠે સીબીઆઇના આ અહેવાલને સ્વીકાર્યો છે તપાસ ટુકડીમાંથી બે અધિકારીઓને છુટા કરવાની પણ અનુમતિ આપવામાં આવી હતી એટર્ની જનરલ કે

વેણુગોપાલ એ તપાસ સંસ્થા તરફથી હાજર રહ્યા હતા તેમણે જણાવ્યું કે બળાત્કાર અને જાતિય ફમલાના આક્ષેપ માટે તપાસ હાથ ધરવામાં આવી હતી અને સંબંધકર્તા અદાલત સમક્ષ ચાર્જશીટ મૂકવામાં આવી હતી તેમણે ઉમેર્યું કે બાળકો કે જેમની હત્યા થઇ હોવાનો આરોપ હતો તે બાદમાં જીવતા મળી આવ્યા હતા એટર્ની જનરલે કહ્યું કે સીબીઆઇ એ બિહારમાં સતત આશ્રયગુહ્રોના કેસોની તપાસ કરી હતી

જેએનયુ સંકુલમાં થયેલી હિંસાના પગલે આ બેઠક થઇ હતી અમારા સંવાદદાતાનો અહેવાલ જણાવે છે કે કુમારે જેએનયુમાં પરિસ્થિતિ સામાન્ય કરવા માટેના સઘળા પગલાં લેવાઇ રહ્યાં છે તે અંગેની જાણકારી આપી હતી

નાણામંત્રી નિર્મલા સીતારમણે આરોગ્ય શિક્ષણ બેંકીંગ માળખાકીય ઉર્જા ગ્રામ્યવિકાસ કૃષિ સહિતના પ્રતિનિધિઓ સાથે અંદાજપત્ર પૂર્વે વિયારવિમર્શ કર્યો હતો આ ઉપરાંત જાણીતા અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યૌગિક સંસ્થાઓની સાથે પણ યર્યાવિયારણા કરી હતી કેન્દ્રિય અંદાજપત્ર આગામી મહિનાના પ્રથમ સપ્તાહમાં રજૂ થાય તેવી શકયતા છે

સરકારની આઇઆરએનએ ન્યૂઝ એજન્સીએ કહ્યું કે પ્લેનમાં બેઠેલા બધા જ મ્રસાફરી માર્યા ગયા છે ઇરાનના પાટનગરના ઇમામ ખૌમેની ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉપડ્યા બાદ તરત જ એક એન્જિનમાં આગ લાગી હતી ઇરાનના માર્ગ અને પરિવહન સત્તામંડળના પ્રવકતાએ કહ્યું કે એરક્રાફ્ટના પાયલોટે પ્લેનનું નિયંત્રણ ગુમાવી દીધું હતું અને મેદાનમાં ઉતાર્યું હતું

ઇરાને રીવોલ્યુશનરી ગાર્ડ જનરલ કાસીમ સુલેમનીની હત્યાના બદલામાં અમેરિકાના દળોને લક્ષ્યાંક કરી બેલેસ્ટીક મિસાઇલનો હમલો કર્યો હતો તે બાદ આ વિમાન કલાકમાં જ તૂટી પડ્યું હતું

ઓલ ઇન્ડિયા બેંક એમ્પલોઇઝ એસોશિએશનના જનરલ સેક્રેટરી સી

બંધ માટે કેટલાંક સ્થળો પર અડચણો ઉભી કરવામાં આવી હતી અને ક્યાંક પથ્થરમારાના બનાવો નોંધાયા હતા બસને નુકસાન પણ થયું હતું

મુખ્ય ન્યાયમૂર્તિ એસ

બોબડેના નેતૃત્વ હેઠળની ખંડપીઠે જણાવ્યું છે કે સીઆઇએસએફને તેનાત કરાઇ હોત તો દિલ્હી જેવી ઘટના ન બની હોત ગયા વર્ષના નવેંબરમાં તીસ હજારી અદાલતના સંકુલમાં વકીલો અને પોલીસ વચ્ચે ધર્ષણ થયું હતું

વિદેશ મંત્રાલયે બહાર પાડેલી થાદીમાં જણાવ્યા અનુસાર બીજી સૂચના ના અપાય ત્યાં સુધી ભારતીય નાગરિકોને પ્રવાસ ન કરવા જણાવ્યું છે તથા ઇરાકમાં રહેતા ભારતીયોને એલર્ટ રહેવા તાકીદ કરી છે જો કે બગદાદ અને એરબીલ ખાતેના ભારતીય દૂતાવાસ ખાતે રાબેતા મુજબ કામગીરી ચાલુ રહેશે

ટ્વીટર પર તેમણે કહ્યું કે બધુ બરાબર છે તેમણે વિદેશમંત્રી માઇક પોમ્પીયો સંરક્ષણમંત્રી માર્ક એસ્પર તથા રાષ્ટ્રીય સુરક્ષા ટુકડી સાથે વિયારવિમર્શ કર્યો હતો